ઉલ્લેખનીય છે કે સંસદમાં ચોમાસા સત્ર દરમિયાન રાજ્યસભામાં થયેલ હોબાળા અને રાજનૈતિક સંમતિ નહીં મળવાનાં કારણે ટ્રિપલ તલાકનું બિલ છ મહિના સુધી પાસ નહતું થઈ શક્યું મોદી કેબિનેટે આ બિલમાં ત્રણ સંશોધન કર્યા છે જેમાં જામીન આપવાનો અધિકાર મેજિસ્ટ્રેટ પાસે હશે અને કોર્ટની સંમતિથી સમજૂતીની જોગવાઈ પણ કરવામાં આવશે હવે આ વટહુકમને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલી દેવાયું છે શીતલ વૈશ્નવ આરોગ્ય પરમિટ રાજય સરકારે નશાબંધીના ચુસ્ત અમલ માટે પ્રતિબદ્ધ છે અને ગુજરાતના આરોગ્ય પરમિટ ધરાવતા લોકો માટે નવા કડક નિયમોની જાહેરાત કરવામાં આવી છે

રાજય સરકારે જાહેર કરેલા નવા નિયમો મુજબ પરમિટ મેળવવા અરજદારે અરજી સાથે ખાનગી તબીબનું પ્રમાણપત્ર રજૂ કરવાની જોગવાઇ રદ કરાઇ છે

નવા નિયમ મુજબ નવા એરિયા મેડીકલ બોર્ડના આધારે નવી પરમિટ મળશે અથવા રિન્યુ થશે

જે અંગે હકારાત્મક વલણ દર્શાવાતો પેન્શનરોનું બાકી રહેલું ચુકવણું ચાલુ માસમાં જ કરવા અંગે શ્રી ગોસ્વામી સાહેબે બાહેંધરી આપી હતી

લગભગ ચાર કલાક જેટલા સમય સુધી સ્પર્ધઓ ચાલી હતી દરેક વિભાગની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા વિજેતા થયેલા સ્પર્ધકો પૈકી દરેક સ્પર્ધામાં પ્રથમ આવનારને રૂા પાંચ હજાર દ્વિતીય ક્રમે આવનારને રૂા ત્રણ હજાર તેમજ તૃતીય ક્રમે આવનારને રૂા બે હજાર પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા હતા

આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર સુધરાઈના ગુમાસ્ત ધારા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

આગામી દિવસોમાં પરવાના વિના ચાલતી દુકાનો સામે આ જ પ્રકારે કામગીરી કરવામાં આવશે અને વેરા વસૂલાત ઝુંબેશને વેગ અપાશે એવું તેમણે ઉમેર્યું હતું

સવારે પ્રાથમિક માધ્યમિક શાળા તથા ગામની વિવિધ સંસ્થા દ્વારા વીર શહીદ માણશીની પ્રતિમાને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાશે

જેમાં બ્લાઈન્ડ સ્ટીકહીયરીંગ મશીન બગલ ઘોડી વોકર ટ્રાઈસિકલ વ્હીલચેર અર્પણ કરાયા હતા

પાકિસ્તાનની બીજો ઝટકો લાગતાં ફખર જમાન પણ ભુવનેશ્વરનો શિકાર બન્યો છે